ઇલેક્ટ્રોનિક્સઅને ઇન્ફર્મેશન ટેક્નોલૉજી મંત્રાલય અને એન આઈટીઆઈ આયોગ આર્ટિફિશીતલ વૈશ્વવયલ ઇન્ટેલિજન્સપર મેગા વર્ચ્યુઅલ સમિટનું આયોજન ગઈકાલથી નવમી ઓક્ટોબર સુધી કરી રહ્યું છે રોગયાળાનીતૈયારી માટે યાંત્રિક બૌદ્ધિકતાનો લાભ લેવો અને તે માટેની ભાગીદારી જેવા વિષયોનીતેમાંચર્યા કરવામાં આવશે શીતલ વૈશ્નવ પ્રકાશ જાવડેકર ઝ્ર પર્યાવરણ વનઅને આબોહવા પરિવર્તન મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે દેશભરમાં પ્રાણીસંગ્રહાલયની ગુણવત્તા વધારવા માટે વિસ્તૃત યોજના તૈયાર કરવામાં આવશે તેમણે કહ્યુંકે પ્રાણી સંગ્રહાલયની ગુણવત્તા સુધારવા માટે નાણાકીય ફાળવણીમાં વધારો કરવામાંઆવશે વન્યજીવન અઠવાડિયાના ભાગ રૂપે તેમણે બાળકો સાથે ઓનલાઈન વાતચીત કરી અને તેમને પ્રાણમિત્ર એવોર્ડ એનાયત કર્યા હતા

યાદી વધુમાં જણાવે છે કે આ નિર્ણયના અમલને લગતી બાબતોની છણાવટ દરેક શાળાને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા મોકલી આપવામાં આવશે

મુખ્યમંત્રીપ્રે કૃષિ સિંચાઇ ફિશરીઝઅને મહિલા ઉત્કર્ષની યોજનાઓમાં નાબાર્ડની સક્રિય ભાગીદારીથી આત્મનિર્ભર ભારત આત્મનિર્ભરગુજરાત સાકાર કરવાની નેમ વ્યક્ત કરી હતી

તો ગુજરાતમાં આશરે કુલ સવા લાખ જેલા દર્દીઓ સાજા થઈ યુક્યા છે

શીતલ વૈશ્નવ કોરોના સલાહ કોરોના થી બચવા માટે શ્રોતાઓને સલાહ આપવાની કે માસક અવસ્ય પહેરો એકબીજા થી સલામત અંતર જાળવીએ હાથ સાબુ થી વારંવાર ધુ વો નાકનો સ્પર્શ ટાળો ભીડ ભાડ થી દુર રહી તો જ કોરોના હારશે તમે જીતશો શીતલ વૈશ્નવ આઈ પી

આ જીત સાથે જ દિલ્ફી પોઇન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયુ છે

ચિરાગ ફાલોરે ટોચનો ક્રમ મેળવ્યો છે બીજા ક્રમે ગુંગલા ભુવન રેડ્ડી અને ત્રીજા ક્રમે વૈભવ રાજનો સમાવેશ થાય છે મહિલાઓમાં કનિષ્કા મિત્તલ રાષ્ટ્રીય ટોપર છે

આઈ ટી દિલ્હી ને સફળતા પુ ર્વક પરીક્ષા યોજવા અને પરિણામ સમયસર જાહેર કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે